મહાત્મા ગાંધીજીએ તેમના એક ભાષણમાં ખેડૂતો વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને તેમની ઉપજની તેમને થોગ્ય કિંમત મળવી જોઇએ

મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવામાં આવ્યું છે લોકોના જાનમાલને આગથી રક્ષણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે

ઇ લોન્ચિંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાનો મોબાઇલનું વ્યસન છોડી રમતના મેદાનમાં આવે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજયનું નામ રોશન કરે તેવા ઉદ્દેશ સાથે ત્રણ નવી યોજનાઓનું રાજયવ્યાપી ઇ લોન્ચિંગ કર્યું છે

યોજનાના ઇ લોન્ચિંગ પ્રસંગમાં દાહોદ જિલ્લાના યુવા ખેલાડીઓ કોચશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા સેવા સદન દાહોદ ખાતેથી જોડાયા હતા

રેલ્વે કચ્છના પ્રવાસે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક બંસલે ગાંધીધામ કચ્છમાં અધુરા કામો અંગે અને આ વિસ્તારમાં હજી વધુ ટ્રેનો શરૂ કરવા અંગે સમીક્ષા કરી હતી સ્વચ્છતા સપ્તાહ અંગે રેલવેના કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરીને રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું તેનું પણ નિરક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી દ્વારા ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે મહેસાણાના કમળાબા હોલમાં સવારે આ કાર્યક્રમ યોજાનાર છે

જો કે ચાલુ વર્ષે સતત વરસાદને કારણે કપાસના પાકને વ્યાપક નુકશાન થયેલ જોવા મળી રહ્યું છે બહુચરાજી વિસ્તારીમાં ખેતરીમાં પાણી ભરાઇ જવાથી કપાસના પાકમાં ઉતારો ઓછો જોવા મળી રહ્યો છે જીનીંગ મીલમાં પણ કપાસ ખરીદીની પ્રક્રિયા ચાલુ નહિં કરતાં ભાવમાં હાલ વધારો થાય તેમ જણાતું નથી અમરેલી મગફળી ખરીદી અમરેલી જિલ્લામાં આજથી દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદીનું ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે

ઇ કનેક્શન ન હોવાથી અન્ય ગામના વી

ઇ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે

જેના પગલે આજથી જિલ્લામાં મગફળીનું ગ્રામ પંચાયત ખાતે વી

ઇ મારફત રજીસ્ટ્રેશન શરૂ થશે

વર્તમાન સમયમાં પણ ગાંધી વિચારો એટલા જ પ્રસ્તુત અને અસરકારક છે તે સંદેશ પ્રજાને પહોંચાડવા આ વર્ષે કોરોના મહામારીને કારણે ગ્રુપ દ્વારા ગાંધીજી અને કસ્તુરબાના વેશભૂષા ધારણ કરેલ બાળક કોરોનાના ટેસ્ટ કરાવતા હોય તેવું અભિનય ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે

ખેડા જિલ્લાથમાં સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનોના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન્ યોજના હેઠળ વિતરણ કરવામાં આવ્યું છે વૈષ્ણવજન અંતમાં હવે સાંભળીએ દક્ષિણ આફ્રિકાના કલાકારો દ્વારા ગવાયેલું બાપુનું પ્રિયભજન વૈષ્ણવજન